જ્યારે બે દર્દીઓ વેન્ટીલેટર પર છે અને સાતને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે

કચ્છમાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સ્પેશિઅલ હોસ્પિટલ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થયા છે ત્યારે રેલાવે વિભાગ દ્વારા દેશભરમાં કોચમાં ફેરફાર કરી આઇસોલેશન વોર્ડ બનવાની દિશામાં કામગીરી શરૂ થઇ છે તે દિશામાં કચ્છ જીલ્લામાં પણ કામગીરી હાથ ધરાઈ છે

આ ઉપરાંત ગાંધીધામ રેલાવે કોલોની ખાતે પણ આઇસોલેશન માટેની વ્યવસ્થા ઉલી કરવામાં આવી છે

એટલે એ તારીખ પછી ફરીથી રેલવે સેવા શરૂ કરવાની વાત સાથે તેને કોઈ જ સંબંધ નથી

જો કે કોરોના વાઈરસને લીધે લોકડાઉન જાહેર થતા તેની ઔપયારિક ઉજવણી કરવામાં આવી રહી છે ભુજના પ્રાચીન એવા રધુનાથજીના મંદિરે આજે બપોરે રામ જન્મોત્સવની જુજ ભાવિકોની હાજરીમાં ઉજવણી થઇ હતી

ભુજમાં આજે બપોરે રામજન્મોત્સવ ઉજવાયો હતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામનવમીની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે કલ્પના શાહ્ કચ્છ જીલ્લા આરોગ્ય અધિકારી કચ્છ ના જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર જણાવે છે કે કોરોના નો એક પોઝિટિવ કેસ નોંધાયા પછી કચ્છ માં ક્યાંથ બીજો કેસ બહાર આવ્યો નથી હવાઈ તથા રેલ માર્ગે કચ્છમાં પ્રવેશ કરેલા લોકો નો ડેટા કાઢી તેમને આરોગ્ય તપાસ માટે લાવવાનુ કામ તાલુકા અને ગ્રામ કક્ષાએ ચાલ્યું છે

જેમાં એકને પૂર્વ કચ્છ અને એકને પશ્ચિમ કચ્છ માટે ફાળવવામાં આવી છે રાજ્ય સ્તરે થી આવેલી સૂયનાને પગલે જીલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશી અને મુખ્ય જિલા આરોગ્ય અધિકારી ડો